દિવ્યાંગજનો સહિત સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ સહિત વિવિધ જૂથોને પ્રોત્સાહિત કરી તેઓ પણ યોગ દિવસની ઉજવણીમાં સામેલ થાય તે માટેના દિશાનિર્દેશો આપ્યા હતા

કેન્દ્રિય પત્યક્ષ કરવેરા બોર્ડની યાદી અનુસાર સમયસર રીટર્ન હજૂ કરી શકાય તે હેતુથી અને ઓનલાઈન કાર્યવાહી થઈ શકે તે હેતુથ આ તારીખ લંબાવવામાં આવી છે

આ ઉપરાંત તેઓ રાજય મહિલા આયોગ સાથે ગાંધીનગર તેમજ બનાસકાંઠા નારી અદાલતની મુલાકાત લેશે સાથે જિલ્લા તંત્ર દ્વારા આયોજિત મહિલા ચિંતન શિબિરમાં ભાગ લેશે અને આદિવસી મહિલાઓ સાથે વાર્તાલાપ કરશે

આ અંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર ઘરગથ્થું વપરાશ માટેના કેરોસીનના જથ્થાબંધ અને છૂટક ભાવ ગાંધીધામ તલુકા માટે એક લીટર રૂા

પૃથ્વી અને કુદરતને સુરક્ષિત કરવા માટે હકારાત્મક પર્યાવરણીય પગલા લેવા વૈશ્વિક જાગૃતતા વધારવા દર વર્ષે પમી જુને ઉજવણી કરવામાં આવે છે એક ટીવીટર સંદેશામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ભારત દેશ પર્યાવરણને સ્વચ્છ રાખવા પ્રતિબધ્ધ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા ગ્રહ અને પર્યાવરણ એવા છે જેને આપણે અનુકુળ પરિસ્થિતિમાં સંભાળીને રાખીએ છીએ

તો ગાંધીધામ પાલીકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જુદી જુદી સંસ્થાઓના સહયોગથી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન બીટ એર પોલ્યુશન વિષય પર સ્વચ્છતા સપ્તાહની ઉઝવણી કરવામાં આવશે શિતલ વૈશ્નવ ઈદ ઉલ ફિત્રની ઉજવણી મુસ્લિમોના પવિત્ર એવા રમઝાન માસની પૂર્ણાહૂતિ થતાં દેશભરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા મથક ભુજની ઐતિહાસીક ઈદગાહ મધ્યે ઈદ નમાઝ અદા કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વખતે પણ ભુજની મુખ્ય ઈદગાહ પર ઈદ નમાઝ અદા કરાઈ હતી મૌલાના મહોમદ સલીમ કાદરીએ નમાઝ પઢાવી હતી નમાઝ બાદ તેમણે કચ્છમાં કોમી એકતા ભાઈચારો જળવાઈ રહે તે માટે સંદેશ આપી સચરાચર વરસાદ માટે દુઆ મંગાઈ હોવાનું જણાવ્યું હતું

રાજ્યપાલ ઓ

કોહલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી વિજય રૂપાછીએ મુસ્લિમ બિરાદરોને રમઝાન ઈદની મુબારકબાદ પાઠવી હતી